ભાજપના રમિલાબેન બારા અભય ભારદ્વાજ અને નરહરી અમિન જ્યારે કોગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોધાવેલી છે

માતરના ધારસભ્ય કેસરીસિંહ સોલંકીને તબિયત લથડતા શંકર ચૌધરી દ્વારા તેમને એમ્બ્યુલંસમાં લાવવામાં આવ્યા હતા

જેમા શંભુનાથજી ઠાકોર પરસોતમ સોલંકી અને કેસરીસિંહ સોલંકી વતી પ્રોક્સિ મત આપી શકશે ભાજપના ત્રણ ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા તેમના માટે મતદાનની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે

દરમિયાન અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા જણાવે છે કે ગઈકાલે ગાંધીનગરમાં મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં એન

પી ના એકમાત્ર ધારાસભ્ય શ્રી કાંધલ જાડેજા ઉપસ્થિત રહેતા ભાજપની સ્થિતિ વધુ મજબૂત ગણાય છે

આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે રાજ્યમાં નાગરિકોને કોવિડ સિવાયની અન્ય બિમારી સામે પણ સત્વરે સારવાર મળી રહે એ માટે સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય સવલતો પૂરી પાડવા માટે નોડલ ઓફિસરોની નિમણૂંક કરીને તેમના દ્વારા નિયમિત ફિલ્ડ વિઝીટ પણ કરવામાં આવે છે અને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા રાજ્યકક્ષાએથી રોજ બરોજ મોનીટરીંગ પણ કરવામાં આવે છે શ્રી શિવહરેએ ઉમેર્યું કે રાજ્યની જનરલ હોસ્પિટલો અને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ નાગરિકોને યોગ્ય સારવાર સત્વરે મળી રહે એ માટે પણ સતત મોનીટરીંગ અને ફોલોઅપ કરાય છે રાજ્યમાં મોતિયાના ઓપરેશન ક્ષેત્રે પણ સુંદર કામગીરી થઇ રહી છે આ કામગીરીની પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરાઇ છે અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તબીબોને બિરદાવવામાં આવ્યા છે

આજે યુનિવર્સીટી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે પરીક્ષાઓ લેવા માટેની કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે મેડિકલ અને પેરા મેડિકલની પરીક્ષાઓ તેના નિયત કાર્યક્રમ મુજબ રહેશે સમીક્ષા બેઠક યોજાઈ મહેસાણા જિલ્લામાં જૂનનાં છેલ્લા સપ્તાહમાં તીડ આક્રમણની શક્યતાં હોઈ જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સાથે જિલ્લાની ખેતીવાડી વિભાગનાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં તીડ આક્રમણ સમયે વહીવટીતંત્રની તૈયારીઓ તીડ નિયંત્રણ માટે દવાનો સ્ટોક અને રચાયેલી કમીટીઓ સમીતીનાં મુદ્દે ચર્ચા કરાઈ હતી ગામમાં તીડ આવે તો જે તે ગામની ડેરીનું સાયરન વગાડીને ખેડુતોને સાવધ કરાશે

દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરી ગ્રામીણ ક્ષેત્રે સામુદાયીક વિકાસના શ્રેષ્ઠ કામ કરવા બદલ કેન્દ્રનાં પંચાયતીરાજ વિભાગ દ્રારા તાલુકા કક્ષાએ ઉંઝા તાલુકા પંચાયતનો સમાવેશ કરાયો છે

મોરારીબાપુ જાણીતા રામ કથાકાર મોરારી બાપુ પર દ્વારકામાં પત્રકારોને સંબોધન વખતે જ હૂમલો કરવાના પ્રયાસને રાજકીય ધાર્મિક અને સામાજિક અગ્રણીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી નિતિન પટેલે આ હ્મલાના પ્રયાસને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે કોંગ્રેસનાં અગ્રણી એફમદ પટેલે આવી ધાર્મિક કદૃરતાની કડક ટીકા કરી છે અનેક ધાર્મિક આગેવાનોએ પણ આવી ફિરકાપરસ્તીની નિંદા કરીને સનાતન ધર્મની સહિષ્ણુતાની ભાવના બળવત્તર બનાવવાની જરૂર જણાવી છે યોગ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરીશુ કોરોનાને હરાવીશું અભિયાન અંતર્ગત ગઈકાલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાએ લોકોને મુખ્યમંત્રીનાં કાર્યાલયનાં ટ્વીટરથી લાઈવ જોડાઈને લોકોને યોગ કરવા પ્રોત્સાહીત કર્યા હતાં આ અભિયાન અંતર્ગત વિવિધ ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત વ્યકિતઓ દ્વારા લોકોને યોગ અપનાવાનો અનુરોધ કરે છે જેમાં યોગ કરીશુ કોરોના હરાવીશું

આવતીકાલે જાણીતાં સંત સદગુરૂ યોગ વિષે માહીતી આપશે

આ અંગે વસ્ત્રાપુર સેટેલાઈટ અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે

જિલ્લાના ખેતીવાડી અધિકારીએ વધુ વિગતો આપી

સિધ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય કાર્યાલય ખાતે બે મિનિટ મૌન રાખી શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાત પ્રદેશ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન આદેશ અનુસાર તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ એસ સી ડિપાર્ટમેન્ટ દ્વારા જનરલ હોસ્પિટલ સિધ્ધપુર ખાતે દર્દીઓને ફ્રટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું